મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને વિધાનસભામાં આવતીકાલે વિશ્વાસનો મત હાંસલ કરવા નિર્દેશ આપ્યા છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે કોરોના વાઈરસના કારણે આ વર્ષે આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટને નાની કરવામાં આવશે

શ્રી મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સાર્ક દેશોના સભ્યોએ કોરોના સંક્રમણને અટકાવવા અંગેની અસરકારક રણનીતિ બનાવવી જોઈએ પ્રધાનમંત્રીએ કેટલાક ટ્વીટ કરીને સૂચન કર્યું છે કે આ બાબતે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિયાર વિમર્શ થવો જોઈએ તેમણે કહ્યું કે આખું વિશ્વ અને મોટી વસ્તી ધરાવતા દક્ષિણ એશિયા સમક્ષ ઉદાહરણ આપી શકાય કે લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર રખાશે નહીં

ધરપકડ કરાયેલ લોકોની ઓળખ નજીર અહમદ વાણી અને બશીર અહમદ વાણીના નામથી થઈ છે અને આ બંને કુપવાડા જિલ્લાના વિલગાંવ વિસ્તારના શેખપુરાના રહેવાસી છે તેમની પાસેથી એ

જેમાં હવાઈ મથકો ઉપર આવતાં યાત્રીઓના સ્કિનીંગ ટેસ્ટ કરવા ભાર દઈ જણાવ્યું છે મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય વિભાગને ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા જણાવાયું છે

તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે